આ સમજૂતીઓમાં પ્રસાર ભારતી અને જોર્ડન ટીવી તથા ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ માસ કોમ્યુનિકેશન અને જોર્ડન મિડિયા ઇન્સ્ટીટીયુટ વચ્ચેની સમજૂતીઓનો સમાવેશ થાય છે

ગઇકાલે દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જોર્ડનના રાજા અબ્દુલ્લાહ બીન અલ હુસૈન વચ્ચે પ્રતિનિધિસ્તરની યોજાયેલી મુલાકાત બાદ આ સમજૂતીઓ ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા બંને આગેવાનોએ વિવિધ ક્ષેત્રોમાં દ્વીપક્ષીય સંબંધો મજબૂત બનાવવા ચર્ચાવિચારણા કરી હતી

આર્થિક સંબંધો બાબતોના સચિવ ટી

તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જોર્ડનના રાજા અબ્દુલ્લાહ બીજા બીન અલ હુસૈને ત્રાસવાદ અંગે ચર્ચા વિચારણા કરી હતી બંને આગેવાનોએ પેલેસ્ટીની નાગરિકોના હીત પ્રત્યે પ્રતિબદ્વતા વ્યક્ત કરી હતી

નવી દીલ્હીમાં મુસ્લિમ વારસો સમજ અને સુધારાત્મક બાબતોને પ્રોત્સાહન વિષય અંગે એક કાર્યક્રમને સંબોધન કરતાં શ્રી મોદીએ કહ્યું કે કોઇપણ ધર્મ અસહિષ્યુતા કે શીખવતો નથી અને જેઓ નિર્દોષ લોકો પર ધૃણાસ્પદ હુમલા કરે છે તે કોઇપષ્ન ધર્મને અનુસરતા નથી ધર્મનું હાર્દ કયારેય અમાનવીય ન હોય અને દરેક પરંપરા કે સંપ્રદાય માનવ મૂલ્યોને પ્રોત્સાહન આપે છે તેમણે કહ્યું કે યુવાનોને ઇસ્લામમાં માનવતા અને આધુનિક પ્રગતિશીલ વિજ્ઞાન એમ બંને પાસાં સાથે જોડવા જોઇએ શ્રી મોદીએ કહ્યું કે મુસ્લિમ યુવકોને અધિકાર સંપન્ન કરવામાં ભારત કોઇ કચાશ રાખશે નહીં ભારત ઇચ્છે છે કે મુસ્લિમ યુવકોના એક હાથમાં કુરાન હોય તો બીજા હાથમાં કમ્પ્યુટર હોય

સરકાર જાહેર નાણાની સ્થિતિ અંગે હિસાબ પદ્ધતિ થકી નાગરિકોને જાણ કરતી હોવાથી આ પદ્ધતિ ભૂલ વિનાની હોવી જોઇએ આ અર્થમાં જાહેર હિસાબ પદ્ધતિ સામે કોઇ પ્રશ્ન ઉભા થવા જોઇએ નહીં અને તેમને એ વાતનો સંતોષ છે કે વર્ષોથી આ બાબતને જાળવી રાખવામાં આવી છે શ્રી જેટલીએ કહ્યું કે ટેકનોલોજીના કારણે હિસાબ રાખવો સરળ બન્યું છે આ પ્રસંગે શ્રી જેટલીએ ઓનલાઇન જીપીએફ મોડયુલનું ઉદઘાટન કર્યું હતું

સમિતિએ યાત્રાળુઓ માટે સ્વાસ્થ્ય સંબંધી તથા શું કરવું તથા શું ન કરવું તે અંગે માર્ગદર્શિકા બહાર પાડી છે

સમિતિના અધ્યક્ષ અને રાજ્યપાલ શ્રી એન

વોરાએ યાત્રાની આયોજનની સમીક્ષા કરી હતી

આગામી પાંચમી માર્ચથી આ કેન્દ્રો પર તુવેરના વેચાણ માટે ખેડૂતો ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકશે

દરમ્યાન જીલ્લાના અનેક વિસ્તારોમાં ગઈકાલે હોલીકા દહનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ગઇ સાંજે જિલ્લાભર માં વિધીપુર્વક ઠેર ઠેર હોળી પ્રગટાવી તેના દર્શનાથે ભાવીકો ઉમટયા હતા